સરકારે જેટી નિર્માણને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે

આ કાર્યક્રમમાં દોઢ કરોડથી વધુ બાળકોને આવરી લેવાશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સ્વામિનારાયણ ગુરૂકુળ ગાંધીનગરથી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ કલોલ તાલુકાના ઇસંડ ખાતેથી શુભારંભ કરાવશે

પ્રેમ કુમાર કન્નરે જણાવ્યું હતું

જેમાં વીર બાળા ભૂમિ સ્મારક માટે અત્યારસુધી થયેલી સમાંગીરી તેમજ હવે પછી થનારી કામગીરી અને બાકી કામગીરીનું આયોજન તેમજ સરકાર દ્વારા જેસલ તોરલ મંદિર સુધારણા અંતર્ગત ફાળવવામાં આવેલી ગ્રાન્ટ અન્વયે કરવાની થતી કામગીરી તેમજ અન્ય મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે

લોકોને શાકાહારી જીવન જીવવાની પ્રેરણા આપનારા તેમજ પ્રાણીઓ પ્રત્યેની નિર્દયતા રોકવા માટે સાધુ વાસવાણીજીએ લોકોને સમાજ આપી હતી આ વિયારધારામાં દર વર્ષ આંતરરાષ્ટ્રીય માંસરહિત દિનનું મહત્વ સમજી લંડન સ્પેન જર્મની સિંગાપુર સહિતના દેશો સ્વેચ્છાએ આ ઝુંબેશમાં જોડાયા છે

આ અંગે ભારતીય કિસાનસંઘના કચ્છ જીલ્લાના સંયોજક લક્ષમણ લાલજી વરસાણીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કરાયેલું સર્વગ્રાહી પેકેજને કિસાન સંઘ આવકારે છે

આશુતોષ અંતાણી ક્રિકેટ તાજાવાલા ટ્રોફી ગાંધીધામના ઇફકો ગ્રાઉન્ડ પર સૌરાષ્ટ્ર ક્રીક્રત એસોસિયેશન આયોજિત તાજાવાલા ટ્રોકીની ક્વાટર ફાઈનલ મેચમાં કેસીએ ભુજને હરાવીને કેડીઆરસીએ ગાંધીધામની ટીમ સેમીફીનાલમાં પ્રવેશી હતી